જાપાનમાં તેમના રોકાણ દરમ્યાન શ્રી મોદો તેરમી ભારત જાપાન વાષિક શિખર બેઠકમાં જાપાનના પ્રધાનમંત્રી શિન્જા આબે સાથે ચર્ચા મંત્રણા કરશે અત્યાર સૂધીમાં શ્રી મોદી અને આબે વચ્ચે આ બારમી બેઠક છે જયારે પ્રધાનમંત્રો સ્તરની પાંચમી વાર્ષિક શિખરબેઠક હશે બેઠકના માળખા અનુસાર ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યુહાત્મક અને વૈશ્વિક ભાગોદારી અંતર્ગત બંને નેતાઓ પરસ્પર હિતના દિવપક્ષી પાદેશિક અને વૈશ્વિક મુદાઓ અંગે ચર્ચા વિચારણા કરશે પ્રવાસે જવા રવાના થતાં પહેલા એક નિવેદનમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે તેમની આ મુલાકાત બંન્ને દેશો વચ્ચેની પરંપરાગત ગાઢ દોસ્તી વધુ મજબુત બનાવશે અને સમુધ્ધ ભાવિ માટે સહભાગીતા વધુ મજબુત બનાવશે

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાર્ગી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ફેરી સેવા થકી મુસાફરો અને વાહનોનું જળમાર્ગે પરિવહન થશે આના પરિણામે રસ્તા પરનો ટ્રાફિક હળવો થશે તથા ઈંધજ઼માં બચત થઈને પરિવહન ખર્ચમાં ઘટાડો થશે

જેમાં કચ્છ જિલ્લામાં મુંદરા અને કંડલા અમરેલીમાં પીપાવાવ ભાવનગરમાં અલંગ સુરતમાં ફજીરા અને ભરૂચમાં દફેજનો સમાવેશ થાય છે જ્યારે અન્ય પાંચ નવા રાષ્ટ્રીય રોજગાર ક્ષેત્રો ફજુ પાઇપલાઇનમાં છે તેમાં કચ્છ જિલ્લામાં માંડવી જામનગરમાં જોડિયામાં બે ક્લસ્ટર મોરબી જિલ્લામાં મોરબી તેમજ દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરનો સમાવેશ થાય છે માંડવિયાએ કહ્યું કે આ સૂચિત નવા મંજૂર થયેલા પાંચ રોજગાર ઝોનમાં ફાલની યોજનાઓના લાભો ઉપરાંત રોજગારલક્ષી ઉદ્યોગોને આકર્ષવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ થશે

રાજયના જાણીતા પક્ષો અભ્યારણ્ય નળ સરોવર આસપાસના વિસ્તારમાં ચરિયાણ અન પાણી ની અપક્ષાએ હિજરત કરી ગયલા પરિવારને પણ ત્યાં કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડયો છે પરંતુ સાણંદના પ્રાંત અધિકારીઅ હિજરતી પરિવારનો મુલાકાત લઈ માલધારીઓને સરકાર દવારા મદદ માટ માંગ કરી હતી